વિધાનસભાની જે છ બેઠકો ઉપર પેટાચૂંટણીઓ યોજાઇ રહી છે તેમાં રાધનપુર બાયડ ખેરાલુ અમરાઇવાડી લુણાવાડા અને થરાદ બેઠકોનો સમાવેશ થાય છે રાધનપુર અને બાયડની બેઠકો ઉપર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી ધવલસિંહ ઝાલા યૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠકો ઉપર બંને પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે રાધનપુરમાં ભાજપની ટીકીટ ઉપર લડતાં અલ્પેશ ઠાકોરનો મુકાબલો કોંગ્રેસના રઘુ દેસાઇ સામે જયારે બાયડમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો મુકાબલો કોંગ્રેસના જશુ પટેલ સામે છે ખેરાલુ અમરાઇવાડી અને થરાદની બેઠકો ભાજપના ધારાસભ્યો લોકસભામાં યૂંટાઇ આવતાં તેમના રાજીનામાથી ખાલી પડી હતી જયારે લુણાવાડાની બેઠક કોંગ્રેસના બળવાખોર અને અપક્ષ ધારાસભ્ય રતનસિંહ ડાભી ભાજપની ટિકિટ ઉપર લોકસભામાં ચૂંટાઇ આવતાં તેમના રાજીનામાતી ખાલી પડી છે

ફળદુ જાતનિરિક્ષણ માટે તિડ અસરગ્રસ્ત ગામડાઓનો પ્રવાસ ખેડવા કચ્છ પર્હોચ્યા છે તિડનો પ્રતિકાર કરી ખેતીવાડીને બચાવી લેવા માટે ખાસ દવાનો છંટકાવ હાથ ધરાયો છે અને તે માટેની મશીનરી અને દવા કેન્દ્ર સરકાર તરફથી અહીં મોકલાયા છે

ફળદુએ પાકવિમો પોલીસી ખેડૂતોને આપનાર કંપનીને કહ્યું છે કે નુકસાન મોજણી તુરંત શરૂ કરે પાકવિમાના અગાઉથી બાકી હોય તેવા લેણાં ખેડૂતોને યૂકવી આપવા કહેવાયું છે હવા માન હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં માવઠાનો વરસાદ પડવાની આગાહી કરી છે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ આકાર લેતા પાછોતરે વરસાદ ગુજરાતમાં પડે તેવી ભીતી વ્યકત કરાઇ છે ગીરસોમનાથ અમરેલી પોરબંદર ભાવગનર જામનગર દ્વારકા કચ્છની દરિયાઇ પદ્દીમાં ઝાપટાં પડી શકે છે દાહોદ ડાંગ અને નવસારી જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે ડેંન્ગયુ જામનગર જામનગર શહેર અને જિલ્લાની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ડેન્ગ્યૂનો રોગયાળો પ્રસરતો જાય છે ગઈકાલે સરકારી જી જી

પાલીતાણા તાલુકાના વીરપુર ગામે રહેતા સુખાભાઇ મેઘજીભાઇ ચૌહાણનાં ત્રણ સગીર સંતાનો પાદરે આવેલા તળાવમાં નહાવા પડથા હતા ત્યારે ત્રણેય બાળકોના ડૂબી જતાં મોત નિપજયાં છે આ બનાવની જાણ થતાં જ ગ્રામ્યજનો અને પોલીસ બનાવ સ્થળે દોડી ગયા હતા

જેમાં ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝા હાજર રહ્યાં હતાં

પોલીસ સંભારણા દિવસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં

એમ સી મેદાનમાં જુનિયર શ્રેણી માટે રાષ્ટ્રીય ખો ખો સ્પર્ધા શરૂ થઇ છે જેમાં ગઇકાલે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેની મેચમાં ગુજરાતનો વિજય થયો હતો

આ ટુર્નામેન્ટમાં યજમાન તરીકેની જવાબદારી સુરત ખો ખો એસોસિયેશને ઉપાડી છે